શિક્ષણ મંત્રાલયના ઉપક્રમે ગઈકાલે શિક્ષણ પર્વ પરિષદનો આરંભ થયો છે

વીડિયો કોન્ફરન્સ માધ્યમથી યોજાનારી આ પરિષદમાં શિક્ષકો અને આચાર્યો નવી શિક્ષણ નીતિમાં આવરી લેવાયેલી બાબતો પૈકી જે બાબતોને સર્જનાત્મક રીતે અમલમાં મૂકી છે તેની તેઓ જાણકારી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે ડીડી ન્યૂઝ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે આ બધા જ આવાસો કોવીડના કારણે તાજેતરમાં ઉભી થયેલી પરિસ્થિતિમાં બાંધવામાં આવ્યા છે

શ્રી મોદીએ ખેડૂતોના સીધા ઉપયોગ માટે ઇ ગોપાલા એપનું પણ ઉદઘાટન કર્યું આ એપ દ્વારા વ્યાપક નસ્લ સુધારણા કાર્યક્રમ માહિતી પોર્ટલ અને બજારની સુવિધાની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે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

મત્સ્ય ક્ષેત્રે આ અત્યાર સુધીનું સૌથી મોટું મૂડીરોકાણ છે

વિદેશમંત્રી ડો

બંને દેશોનાં વિદેશમંત્રી સરહદે ઉભી થયેલી પરિસ્થિતી બંને દેશોનાં હીતમાં નથી તેમજ બંન્ને દેશોનાં સૌનિકોએ નિયંત્રણરેખા ઉપર સલામત અંતર જાળવવું જોઈએ એ વાત પર સંમત થયા હતા વિદેશ બાબતોનાં મંત્રાલયે જણાવ્યું છેકે બંન્ને પક્ષો ભારત ચીન સરહદ બાબતનાં બધા કરારો અને પ્રોટોકોલનું પાલન કરશે તેમજ સરહદે શાંતિ જાળવશે

મોસ્કોમાં રશિયનાં વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ ચીનનાં વિદેશમંત્રી વાંગ થી તથા ભારતનાં વિદેશમંત્રી એસ જયશંકરની ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો

કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં વિદેશમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે વંદે ભારત મીશન હાથ ધરાયું છે

ગત પહેલી સપ્ટેમ્બરથી વંદે ભારત મીશનનો છઠ્ઠો તબક્કો યાલી રહ્યો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવને જણાવ્યું હતુ કે આ મહિને એક હજાર ઉપરાંત વિમાન ઉદ્દયનો હાથ ધરાશે અને બે લાખથી વધુ ભારતીયો પાછા ફરશે તેવી ધારણા છે વિમાન ઉપરાંત નૌકાદળના જહાજો જમીન માર્ગે સરહદ ઓળંગીને પણ ભારતીયો પાછા ફર્યા છે

શ્રી પ્રધાને કહ્યું કે દેશ ગેસ આધારિત અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે

શ્રી પ્રધાને કહ્યું કે સરકાર સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે દેશમાં ગેસ ક્રાંતિ લાવવાની દિશામાં અગ્રેસર છે

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી રાજ્યોના રેન્કિંગની આજે જાહેરાત કરશે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપે અને આ ક્ષેત્રે તેમની વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થાય તે આશયથી કેન્દ્ર સરકારના આંતરિક વેપાર વિભાગ દ્વારા રાજ્યોના રેન્કિંગની જાહેરાત કરાય છે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ તથા ભારતની મુલાકાતે આવેલા ફાન્સના સંરક્ષણમંત્રી ફ્લોરેન્સા પાર્લીએ અંબાલામાં રાકેલ યુદ્ધ વિમાનોને હવાઈદળમાં સામેલ કરતી વખતે કરાયેલી પારંપારિક સર્વધર્મ પૂજામાં હાજરી આપી હતી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

આ પ્રસંગે સંરક્ષણમંત્રીએ કહ્યું કે આ વિમાનોને ભારતીય હવાઇદળમાં સામેલ કરવા એક મહત્વપૂર્ણ અને ચૈતિહાસિક ક્ષણ છે